પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભુતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગ સંયુક્તરૃપે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રૂપેકાર્ડના બીજા તબકકાનો પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી શનિવાર અને રવિવારે

કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને રોકવા દેખરેખ અને પરીક્ષણનાં પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સહિત હરીયાણા રાજસ્થાન અને મણિપુરમાં ઉચ્યસ્તરીય કેન્દ્રીય ટુકડીઓ મોકલી છે દેશના વિવિધ વિસ્તારોમાં છઠ પુજાનું પર્વ હર્ષોલ્લાસ શ્રદ્ધા અને પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ દક્ષિણ આફિકામાં રમાનારી મહિલાઓની

ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુતાનની મુલાકાત લીધી હતી ત્યારે રૂપે કાર્ડના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો પ્રથમ તબક્કાના રૂપે કાર્ડના આરંભથી ભુતાનની મુલાકાતે જનાર ભારતના પ્રવાસીઓને સમગ્ર ભુતાનમાં એટીએમ અને પોઈન્ટ ઓફ સેલનો ઉપયોગ કરવાની સુવિધા મળવા લાગી છે આજથી અમલમાં મુકાનાર રૂપે કાર્ડના બીજા તબક્કાથી ભુતાનથી ભારત આવનાર અને કાર્ડ ધારક પર્યટકો ભારતમાં રૂપે નેટવર્કની સુવિધાનો ઉપયોગ કરી શકશે

સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજાના આમંત્રણથી જોડાવાના છે

સિંહ ગુજરાતની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યાં છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ ટુકડીઓ મોટી સંખ્યામાં કોવિડનાં કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને સમયસર નિદાન અને સારવાર સંબંધીત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે

હિમાચલ હિમવર્ષા હિમાચલપ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના પગલે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે